વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી માટે પપ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી

ઉંઝા માણાવદર જામનગર ગ્રામીણ અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાઇ છે

બાદમાં બે દિવસ બાદ એટલે કે સોમવારે આઠમી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો પાછાં ખેંચી શકાશે

આ અંગે નાયબ જીલ્લા ચુંટણી અધિકારી શ્રી એમ

કચ્છના નાયબ ચુંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ જણાવ્યું હતું કેકોઈપણ ઉમેદવાર સામે પોલીસ કેસ થયા હોય અને ચાલુ હોયસજા થઇ હોય એ તમામ બાબતો નામાંકન સાથે એક અલગ સોગંદનામામાં દર્શાવવું પડશે દર્શાવેલી તમામ ગુનાહિત બાબતોની જાણકારી સામાન્ય નાગરિકોને થાય એ માટે સ્થાનિક અખબારોમાં જાહેરાત આપીને હકીકત જાહેર કરવી પડશે એમ તેમને જણાવ્યું હતું

સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દસમી એપ્રિલથી પ્રધાનમંત્રીનું ચુંટણીલક્ષી પ્રચાર અભિયાન શરુ થશેજેમાં તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ત્રણ સભાઓ સંબોધશે મધ્ય ગુજરાતમાં બે સભાજયારે આદિવાસી વિસ્તારમાં એક ચુંટણીસભા સંબોધશે પ્રધાનમંત્રી દક્ષીણ ગુજરાતની સભાઓને સંબોધન કરશે તેવા અહેવાલ છે

તેઓ ગુજરાતમાં પ્રથમ સોમનાથ મહાદેવ અને અંબાજી તીર્થ સ્થાનના દર્શન કરી ચુંટણી પ્રચારનો પ્રારંભ કરશે તેમ જાણવા મળે છે

નવરાત્રી દરમ્યાન માતાજીના મંદિરોમાં અનુષ્ઠાન મહાપૂજન રાસગરબામહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે

જીલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે સિંધી સમાજ દ્વારા ચેતીચંદ તથા સિંધી નવા વર્ષ નિમિતે નિમિતે ઝૂલેલાલ મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના વિવિધ આગેવાનો જોડાશે ઉપરાંત સમગ્ર કચ્છમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતીની પણ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે આશુતોષ અંતાણી હ્વામાન જીલ્લામાં છેલ્લા પંદર દિવસથી સૂર્યનારાયણ આકરા તેવર વરસાવતાં તીવ્ર ગરમીથી સમગ્ર જીવસૃષ્ટી સહીત જનજીવન ભારે પ્રભાવિત થયું છે